જેમાં ગુજરાત રાજ્યના બે શિક્ષકો જૂનાગઢના બલદેવ ભાઇ પરી અને પંચમહાલના રાકેશકુમાર પટેલને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

જ્ઞાનના ઉપાસક ડોકટર સર્વપલ્લી રાધાક ્ષ્ણનની જયંતીની શિક્ષક દિન તરીકે થતી ઉજવણીનો હેતુ સમજાવી મુખ્યમંત્રીએ ગુરૂજનો પ્રત્યે આદરભાવ રાખીને શિક્ષણ કલ્યાણ નિષિમાં ફાળો આપવાની અપીલ કરી હતી

ના લાભની વિગતો હશે

આ રસી નજીકના આંગણવાડી કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાળાઓ સબસેન્ટરો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સરકારી હોસ્પીટલોમાં રસી આપવામાં આવી રહી છે જેથી દરેક બાળકને મિઝલ્સ અને રુબેલાની રસી અપાવી રસીથી રક્ષિત કરવા માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો પંકજકુમાર પાંડે જણાવ્યું છે

જીલ્કલા મથક ભુજ ખાતે રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો